પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે સ કોરોનાને કાબુમાં લેવા મા ટે વેપાર ઉદ્યોગ જગતનો સહકાર લેવા મુખ્યમંત્રી રૂપાણીએ સંવાદ કર્યો ૈ ગુજરાત ભાજપ દવારા એકથી બે હજાર કોવિડ કેર આઇસોલેશન સેન્ટર શરૂ કરાશે ે કોવિડ સંકટમાં મુકાયેલાં માટે કોવિડ હેલ્પ લાઈન યુવા ભાજપ મોરચાએ શરૂ કરી ે સૌરાષ્ટ્ર માં ઠેર ઠેર કમોસમી વરસાદનાં ઝાપટાં પડતાં ખેતીને નુકસાનની ભીતી છવાઈ

જેમાં જી સી સી આઈના અમદાવાદ વડોદરા સુરત રાજકોટ જામનગર જૂનાગઢ વિસનગર સુરેન્દ્રનગર ભાવનગરગાંધીધામ અને પાલનપુરના હોદ્દેદારોએ ભાગ લીધો હતો આ બેઠકમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ

દાસ અને સચિવ શ્રી અશ્વિની કુમાર સહિત ઉચ્ય અધિકારીશ્રીઓ જોડાયા છે

તેમણે ગાંધીનગર નજીક ભાટ ખાતે એપોલો હોસ્પિટલમાં રસીનો પ્રથમ ડોઝ લીધો હતો

પત્રકારો સાથે વાતચીત કરતાં શ્રી પાટિલે જણાવ્યું હતું કે ભાજપની પેજ કમિટી માત્ર ચૂંટણીઓ માટે નહીં પણ લોકોની સેવા માટે પણ કાર્યરત છે

જરૂર પડે તો ભાજપ કાર્યકર જિલ્લા પ્રમુખનો અને જિલ્લા પ્રમુખ પ્રદેશ પ્રમુખનો પણ સંપર્ક કરી શકે છે શ્રી પાટિલે જણાવ્યું હતું કે રાજ્યમાં ભાજપ દ્વારા એ થી બે હજાર આઇસોલેશન કેન્દ્રો ઊભા કરવાની ઊભા કરવાની કામગીરી પ્રગતિમાં છે તેમણે જણાવ્યું હતું કે સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે ભાજપ દ્વારા દર્દીઓના સગા ડોકટરો નર્સ એમ્બ્યુલન્સના ડ્રાઈવર વગેરેને ભોજન સહિતની અન્ય સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે અને ભાજપના જિલ્લા પ્રમુખો તેમના જિલ્લાની હોસ્પિટલોમાં પણ આવી જ સુવિધા શરૂ કરે તેવી આશા છે

યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રશાંત કોરાટ એ જણાવ્યુ છે કે આ ફોન ઉપર મળતી મદદની અરજની નોંધ કરી તેને જેતે જિલ્લા એકમની મોકલી આપશે

જિલ્લા અને તાલુકા મથકે નમો કેર આઈસોલેશન સેંટરે શરૂ કરવાની યોજના હોવાનું પણ તેમણે જણાવ્યુ હતું

સમગ્ર ગુજરાતમાં કોરોના દર્દીની સંખ્યા બેકાબુ બનતા સામાજિક સ્તરે કોવિડ સેન્ટર ખોલવાની ઝુંબેશ ઠેર ઠેર શરૂ થઈ છે પરિણામે સરકારી આરોગ્ય તંત્ર પરનું ભારણ ઘટે તેવી શક્યતા દેખાય છે

બારડોલી માંડવી તથા વ્યારા ખાતેની હોસ્પિટલોમા સંક્રમિતોના ઓચિંતા ઘસારાના કારણે ઓક્સિજનની અછત ઉભી થવાની શકયતાને પહોંચી વળવા તાત્કાલિક પલસાણા કિમ તથા અંકલેશ્વરમાંથી ઓક્સિજનની કંપનીઓ સાથે સીધો સંપર્ક કરી ઓક્સિજનની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી

વડોદરા ભાજપ દ્વારા કોવિડમાં મૃત્યુ પામેલા લોકોના અસ્થિનું વિસર્જન યાંદોદ ખાતે નર્મદા નદીમાં કરવાની વ્યવસ્થા ગોઠવાઈ છે

રાજકોટ ખાતે કેન્સર રિસર્ચ સેન્ટરને કોવિડ હોસ્પીટલમાં ફેરવવામાં આવી છે હાલ વીસ વેન્ટીલેટસ સાથે સુવિધા શરૂ કરાઈ છે

રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય ખાતે કોરોના દર્દીઓ વધતા ઓક્સિજનની જરૂરિયાત પહોંચી વળવા માટે ત્રણ હજાર લીટર ક્ષમતાની વધુ એક ઓક્સિજન ટેન્ક શરૂ કરી દેવામાં આવી છે

ધારા દોશીએ જણાવ્યુ છે કે આ સેન્ટર દ્વારા સ્ટોપ નેગેટિવિટી સ્પ્રેડ પોઝિટિવિટી નામક અભિયાન પણ ચલાવવામાં આવે છે

રાજયપાલ આચાર્ય દેવવ્રતની જહેમત થી શરૂ થયેલા આ સેવાયજ્ઞમાં એક લાખ કોરોના વોરિયર્સના પરિવારને બે મહિના યાલે તેટલા રાશનની કીટ માનભેર પહોંચતી કરવામાં આવશે અમદાવાદની યુવા અનસ્ટોપેબલ સંસ્થાના સહયોગથી આ સેવા થઈ રહી છે આ સંસ્થા ના પ્રમુખ અમિતાભ શાહના જણાવ્યા પ્રમાણે ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ પોતાના પરિવારથી દૂર કામના ભારણ અને તણાવ વચ્ચે સંક્રમિતોની સેવા કરવામાં સતત વ્યસ્ત રહેતા હોય છે આવા સમયે તેમના પરિવારને સહાયભૂત થવા માટે આ સેવા શરૂ કરવી છે તેમણે ઉમેર્યું હતું કે આ અભિયાનમાં સમાજના પ્રતિષ્ઠિત નાગરિકો અને સેલિબ્રીટીઝને પણ જોડવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું

અમદાવાદ ડિવિઝનલ રેલ્વે મેનેજર દિપક કુમાર ઝાએ જણાવ્યું હતું કે આ બંને ટ્રેનો સંપૂર્ણ આરક્ષિત રહેશે મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા આ નિર્ણય કરાયો છે

આજે ચૈત્રી નવરાત્રિની સાતમ નિમિત્તે આ વિધિ કચ્છ ના રાજવી પરિવાર તરફથી કરવામાં આવે તેવી પરંપરા છે કોરોનાને લીધે માતાનો મઢ માઈ ભક્તો માટે બંધ હોવાથી મંદિરના પૂજારી ગણ હવનના પુરોહિત અને યજમાનની હાજરીમાં આ વિધિ સંપન્ન થશે

અમારા પ્રતિનિધિ જણાવે છે કે આ અંગે ની મંજૂરી એરપોર્ટ ડાયરેકટર ને મળી ગઈ છે એર ઇન્ડિયા અને ઇન્ડિગો એરલાઇન્સ રાજકોટ એરપોર્ટ પરથી કાર્ગો સેવાનો ઝડપભેર પ્રારંભ કરવા તત્પરતા દર્શાવી ચૂક્યા છે એર કાર્ગો શરૂ થતાં આખા સૌરાષ્ટ્ર ના વેપાર ઉદ્યોગ ને ખૂબ ફાયદો થશે